શિખર બેઠકમાં સહ અધ્યક્ષ રહેશે આ બેઠકમાં ભારત અને આસીયાનના સંબંધોમાં થયેલી પ્રગતીની સમીક્ષા કરાશે મહારાષ્ટ્ર સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તત્કાળ આર્થિક

સરકારે નિર્ભયા ભંડોળની મદદથી બધા જ જિલ્લાઓમાં માનવ તસ્કરી પ્રતિબંધક એકમોની રચના કરવાનો નિર્ણય લીધો છે

અભ્યાસનો આવતીકાલે દિલ્ફીમાં આરંભ કરાવશે

આ બેઠકમાં આસીયાન સંગઠન તથા ભારતના સંબંધોમાં થયેલી પ્રગતીની સમીક્ષા કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડના પ્રધાનમંત્રી જનરલ પ્રયુત યાન ઓ યા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ જોકો વિદોદો અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સીલર આંગ સાન સૂકી સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે તેઓ આદિત્ય બીરલા જૂથના સુવર્ણ જયંતિ સમારંભમાં પણ ભાગ લેશે આકાશવાણી સાથેની વાતચીતમાં આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ ક્રમાર મંગલમ બિરલાએ ભારતમાં મૂડી રોકાણ આકર્ષવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પહેલને આવકારી હતી

તેમની સાથે યુનિવર્સિટીના ચીફ રેકટર અને સિક્કીમના રાજ્યપાલ ગંગા પ્રસાદ પણ ઉપસ્થિત રહેશે સિક્કીમના મુખ્યમંત્રી પી

તમાંગ સમારંભમાં અતિથી વિશેષ તરીકે હાજર રહેશે

વેંકૈયા નાયડુએ આપણાં પૂર્વજોએ દર્શાવેલી જીવનશૈલી તથા સંતોએ અન્યોને મદદરૂપ થવા આપેલા ઉપદેશને આત્મસાત કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે

તેમણે આધુનીક ભોજનશૈલીના બદલે આરોગ્યને ઉપયોગી ભોજન તથા યોગને અપનાવવા ઉપર ભાર મુક્યો ભારતીય તબીબોચ્ચ વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે તેમ જણાવીને ઉપરાષ્ટ્રપતિએ દર્દીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય સલાહ આપવાનું સૂચન વિદ્યાર્થીઓને કર્યું હતું

ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ કેન્દ્ર શાસિત લદ્દાખમાં લેહ તથા કારગીલ જિલ્લાઓ રહેશે જયારે બાકીના જિલ્લાઓ કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીરમાં રખાશે દરમિયાન લદ્દાખના લેફટનંટ ગવર્નરપદનો હવાલો સંભાબ્યા બાદ શ્રી આર

માથુરે ગઇકાલે ગૃહમંત્રી અમિત શાહની દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી

ગઇકાલે મુંબઇમાં યોજાયેલી મંત્રીમંડળની ઉપ સમિતીની બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય લીધો હતો

મુખ્યમંત્રી ફડણવીસે સંબંધીત વિસ્તારોમાં વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કરીને ખેડૂતોને કેટલી સહાય આપી શકાય તે નિર્ધારીત કરવાના નિર્દેશ અધિકારીઓને આપ્યા હતા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ફડણવીસે કહ્યું કે જરૂર પડશે તો અમે કેન્દ્ર સરકારને રજુઆત કરીશું જો કે કેન્દ્રિય સહાય મળે ત્યાં સુધી રાજ્ય સરકાર આર્થિક સહાય આપવાની શરૂઆત કરશે

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટિવટર ઉપર જણાવ્યું છે કે આ ભંડોળની મદદથી સમગ્ર દેશના બધા જ પોલીસ મથકોમાં મહિલા સહાથ એકમો પણ રયાશે તેમણે કહ્યું કે આમ થવાથી મહિલીઓમાં સલામતીની ભાવના વધશે તથા મહિલા સલામતી વ્યવસ્થા મજબૂત બનશે

શ્રી ઇરાનીએ આ પહેલને લાગુ કરવા માટે ગૃહમંત્રીએ દાખવેલી તત્પરતા અને તેમની કાર્યવાહીને બિરદાવી હતી

કુદરતી આપાત્તી અંગેની જાણકારીનું આદાન પ્રદાન આપતી વખતે વચાવ કામગીરીનો પ્રત્યક્ષ અભ્યાસ એ સંયુક્ત અભ્યાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે

દર્દીના શરીર ઉપર ઓછામાં ઓછા ભાગે કાપો મૂકીને તથા કેન્સર કિડની જેવા રોગથી પીડિત દર્દીઓના ગંભીર ઓપરેશનોમાં મૃત્યુદર ઓછો રાખવા જેવા લાભો રોબોટીક સર્જરીમાં મેળવી શકાય છે આ પ્રકારના ઓપરેશનોને ઓછો સમય લાગતો હોવાથી ઓપરેશન માટેની પ્રતીક્ષા યાદીની સમસ્યા પણ ઉકેલી શકાશે યુવાન તબીબોને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય રોબોટીક તાલીમ કેન્દ્ર પણ શરૂ કરાયું છે

આ સંદર્ભમાં રાજ્ય વીજળી નિગમના બે અધિકારીઓની ગઇકાલે ધરપકડ કરવામાં આવી છે

વિરાટ કોફલીને આરામ અપાયો છે તેથી ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા રહેશે

ઓપનર તમીમ ઇકબાલ પણ ટીમમાંથી ખસી ગયા છે આકાશવાણી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ આજે સાંજના સાડા છ વાગ્યાથી હિંદી અને અંગ્રેજીમાં પ્રસારીત કરશે

રેઇનબો તથા વધારાની ફિક્વન્સીઓ પરથી સાંભળી શકશો